આ બનાવમાં પ્રાથમિક તપાસમાં એનએસયૂઆઇના કાર્યકર્તાઓ એબીવીપીના કાર્યલય પર હથિયારો સાથે ગયા હોવાનું બહાર આવ્યું છે

પતંગોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો

અચનાક આગ સુરત જિલ્લાના ઑલપાડના માસમા રોડ ખાતે આજે વહેલી સવારે ગેસના બોટલ ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગી અને ગેસના બોટલ ધડાકાભેર કૂટ્યા હતા વિસ્ફોટની ઘટના અંગે જાણ થતાં સુરતથી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવ્યો હતો દુર્ઘટના બાદ ટ્રકના ડ્રાઈવર ક્લીનરનો કોઈ ભાળ મળી ન હોવાના પણ પ્રાથમિક અહેવાલ છે

જો કે તમામ વિદ્યાર્થીઓને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં વિદ્યાર્થીઓને કોઈ ઈજા જાનહાનિ થઈ નહોતી

પંચમહાલ કાલોલ તાલુકાના સાતમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેરની નજીકના એક ખેતરમાંથી મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો બિનવારસી હાલતમાં વેજલપુર આર

ઓએ ઝડપી પાડ્યો છે વૃક્ષ કાપનારા તત્વોએ નર્મદા નહેરની નજીકના ઝાડી ઝાંખરાં ઊગેલ ખેતરમાં ખેરના લાકડાનો જથ્થો છુપાવ્યો હતો વેજલપુર ફોરેસ્ટ વિભાગના આર એફ ઓ તેમજ ઘોઘંબા ફોરેસ્ટ વિભાગના માણસોની ટુકડી દ્વારા છુપાયેલો લાકડાનો જપ્ત કરવામાં આવ્યો છે બોગસ ફોર્મ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દીકરીઓને બે લાખ રૂપિયાની સહાયના બોગસ ફોર્મ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે

જો કે એ ફોર્મ બોગસ હોવાનું ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ અમીતા પટેલને જણાતાં તેઓ એ સ્પષ્ટતા કરવા સાથે તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી તથા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે ચીખલીના પીએસઆઇના જણાવ્યા પ્રમાણે આ ફોર્મ અંગે ચીખલી તથા આસપાસના વિવિધ ઝેરોક્ષ સેન્ટરો પર તપાસ કરવામાં આવી હતી

કમિશનર બંછાનિધિ પાનીએ ઉચ્ય અધિકારીઓથી લઈ આરોગ્ય અધિકારીઓ તેમજ તમામ કર્મીઓને સુરતને નંબર વન બનાવવા પ્રચાર પ્રસારમાં જોતરી જવાબદારીઓ સોંપી છે

ઉદવહન સિંચાઈ દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સફળ અમલીકરણ માટે અપાતાં સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈરીગેશન પ્રોજેક્ટ દ્વારા ગુજરાત સરકારને આ સન્માન આપવામાં આવ્યું હતું આદિજાતિ વિસ્તારોમાં વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા ઉભી કરનારી આ યોજના તેના નિર્ધારિત સમય કરતાં સાડા ચાર મહિના વહેલી પૂરી કરાઇ હતી